મન કી બાત કાર્યક્રમનું હિન્દીમાં પ્રસારણ પૂર્ટી થયો બાદી તરત જ તેનો પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદ રજૂ કરવામાં આવશેજેનું પુનઃપ્રસારણ રાત્રિના આઠ વાગ્ય કરવામાં આવશે

ગઈકાલે જિલ્લામથક ભુજસ્થિત જી

જનરલ હોસ્પિટલમાંથી એક જ્યારે હરિ ઓમ હોસ્પિટલ આદિપુરમાંથી બે દર્દીને રજા આપવામાં આવી

જ્યારે અંજાર મુન્દ્રા તથા ભુજ તાલુકાઓમાં ઝરમરથી ઝાપટા પડ્યા હતા